શહેરના નામાંકિત નાગરિકો તથા શાળાના બાળકોને નૌકાદળ મથકની મુલાકાત લેવા માટે વિશેષ આમંત્રણ અપાયા છે તો આ નિમિત્તે યોજાયેલા વિવિધ કાર્યક્રમમાં હાજર રહેવાનુ નિમંત્રણ પણ અપાયું છે દેશની દરિયાઈ સરહદોનું રક્ષણ કરવા માટે નૌકાદળ કેટલું સજ્જ છે તેનું નિદર્શન પણ અહી યોજાયું છે

દરિયાઇ યુદ્ધના ઇતિહાસમાં અજોડ રહેલી આ શૌર્યભરી ઘટનાની યાદમાં નૌકાદળ દિવસની ઉજવણી ચોથી ડિસેમ્બરના રોજ કરાય છે આ પ્રસંગે વાલસુરામાં બીટીંગ ધ રીટ્રીટ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં વાલસુરાના પરેડ ગ્રાઉન્ડ પર નૌ સેનાના જવાનો કરબતો રજુ કરશે અને તેવી બેન્ડની સુરાવલીઓ રેલાવશે ખાસ કરીને નેવીનું આકર્ષણ બનેલા બેગ પાઇપર બેન્ડ પર તેમની સુરાવલી થી હાજર લોકોને મંત્ર મુગ્ધ કરશે ત્યારબાદ નેવીના કમાંડીંગ ઓફીસર સી રધુરામ દ્વારા તેમના નિવાસ સ્થાન વાલસુરા હાઉસ ખાતે ખાસ તૈયાર કરાયેલ કેક ને તલવારથી કટીંગ કરી આજના દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવશે ઝાલાવાડના ચોટીલા પંથકમાં આવી ચડેલા બંને સિંહનેરેડિયો કોલર પહેરાવવામાં વન વિભાગને સફળતા મળી હોવાથી હવે તેમનું લોકેશન ખબર પડશે

પરિણામે વન વિભાગ દ્વારા તેમના રક્ષણ માટે બંદોબસ્ત ગોઠવ્યો છે ઉપરાંત ગ્રામવાસીઓને પણ સિંહના વર્તન અને ખાસિયત વિષે વાકેફ કરવા ગામડે ગામડે રાત્રિ સભા યોજવામાં આવી રહી છે બિન સચિવાલય પરીક્ષાના પ્રશ્નપત્રમાં ગેરરીતિના આરોપ હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગરમાં વિદ્યાર્થીઓએ યોજેલી રેલી અંગે પરવાનગી ન હોવા છતાં રેલી કાઢવામાં આવતાં પોલીસે રેલીને અટકાવી હતી તથા કેટલાંક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યાલય બહાર વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા રાજકોટ રેલવે ડિવીઝન દ્વારા રેલવે સલામતિ માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે આધુનિક ટ્રેક મશીનો દ્વારા ટ્રેક મેન્ટેન્સ અને મરામત કરવામાં આવે છે શિયાળાની ઋતુના કારણે વેલ્ડીંગ ટેકનીકથી જુના રેલવે ટ્રેકના સાંધાને જોડવામાં આવે છે તે રીતે સાત હજાર જેટલા રેલ વેલ્ડનું નવીનીકરણ કરવામાં આવ્યું છે

હાલમાં વિરમગામ ખાતે ઝડપી સ્લીપર પાથરવાની સીસ્ટમ પણ મૂકવામાં આવી છે

બેટી બચાવો બેટી વધાવો અંગે જાગૃતિ આવે તેમજ સ્ત્રીભુણ હત્યા અટકે તે માટે બહ્યરાજી સમસ્ત પાટીદાર પરિવાર દ્વારા દીકરીઓનું જાહેર સન્માન કાર્યક્રમ દર વર્ષે યોજે છે

આ કાર્યક્રમની અંદર મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રઠી હતી તેજસ્વી વિદ્યાર્થીનીઓને પણ શિલ્ડ આપી તેમનું બહ્માન પણ કરવામાં આવ્યું હતું

અરબી સમુદ્રમાં હળવા દબાણનો પદ્દો ઉદભવ્યો હોવાથી સૌરાષ્ટ્રના દરિયા કાંઠે માવઠું થવાની સંભાવના હવામાન ખાતાએ વ્યકત કરી છે જાફરાબાદથી માંડી ઓખા સુધીના દરિયા કાંઠે આવેલા નાના મોટા તમામ બંદર ઉપર એક નંબરનું સિઝ્નલ લગાડી દેવામાં આવ્યું છે દરિયામાં હજુ સુધી ખાસ કરંટ જોવા મળ્યો નથી પણ માછીમારોને સાવચેત કરાયા છે મધદરિયે પડેલી માછીમાર હોડીઓને કાંઠે સંપર્કમાં રહેવાનો સંદેશો પાઠવાયો છે સાતમી ડિસેમ્બર સુધી હવામાનનું ધ્યાન રાખવા સૌને જણાવાયું છે